ભારતે તમામ મદદની ખાતરી આપી

દેશમાં કર્ફથુ લાદી દેવામાં આવ્યો છે એક પોલીસ પ્રવકતાએ ણાવ્યું કે હવે પછી નોતીસ મળે ત્યાં સુધી કર્ફયુ મલી રહેશે સરકારે પણ ૈ ફવાઓને રોકવા માલે વોૈસએપ ૈ ને ફેસબુક જેવા સોશિયલ મીડીયા પ્લે ફોર્મ્સ પર પ્રતિબંધ મુકી દીધો છે દેશભરમાં થયેલા છ બોમ્બ વિસ્ફો માં કોલમ્બોની ત્રણ ફાઈવ સાર હો લો ને ત્રણ યર્ચને નિશાન બનાવવામાં આવ્યા છે કોલંબોમાં સેન્મ એન્થોની ચર્ચ ૈ ને તે ઉપરાંત બટ્ટીકાલોઆ ૈ ને નેગોમ્બો ખાતેના યર્ચમાં બોમ્બ વિસ્ફો થયા હતા ન્ય એક વિસ્ફો કોલંબોના પરા વિસ્તારમાં થયો હતો આ હુમલા સવારે નવ વાગે થયા હતા

શ્રીલંકા પોલીસે સમગ્ર દેશમાં થયેલા શ્રેણીબધ્ધ બોમ્બ વિસ્ફો માં સંડોવણીના કારણે સાત શંકાસ્પદોની ધરપકડ કરી છે પોલીસે ણાવ્યું કે શરૂઆતની તપાસ બતાવે છે કે કે લાક હ્મલાઓ આત્મધાતી બોમ્બરોએ કર્યા હોઈ શકે વિસ્તૃત તપાસ ચાલુ છે રા ય સંરક્ષણ મંત્રી રૂવાન વિજેવદૈનાએ આ વિસ્ફોલોને ધાર્મિક કટ્ટરવાદીઓ દ્વારા કરાયેલો આતંકવાદી હુમલો ગણાવ્યો પરંતુ ઉમેર્ચુ કે કોઈએ આ હુમલાની વાબદારી સ્વીકારી નથી

ફોન પરની વાતચીતમાં શ્રી મોદીએ ત્રાસવાદી હુમલા સામે ૈ રૂરી તમામ સહાયની ખાતરી આપી છે ઘવાયેલાઓને સારવાર માો પણ મદદની ખાતરી આપી છે શ્રી મોદીએ ઘવાયેલા ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છાઓ પાઠવી છે પ્રધાનમંત્રીએ આ હુમલાની કડક શબ્દોમાં તીકા કરી છે ધાર્મિક ઉત્સવના સમયે ધાર્મિક સ્થળો પર ઠંડા કલેજે કરાયેલા આતંકી હુમલાને શ્રી મોદીએ ધૃણાત્મક કૃત્ય ગણાવ્યું છે પ્રધાનમંત્રીએ ત્રાસવાદીઓ દ્વારા સમગ્ર વિશ્વ ને પ્રદેશમાં થતાં હ્મલાથી માનવતા સામે ઘડકારો ઉભા થયાનું ણાવ્યું હતું

એક વી માં બ્રિ નના પ્રધાનમંત્રી થેરેસા મે એ કહયું કે શ્રીલંકામાં ચર્ચ ને હો લોમાં થયેલી ફિંસા ખરેખર આઘાત નક છે તેમણે કહ્યું કે આ કપરા સમયમાં પ્રભાવિત તમામ લોકો પ્રત્યે તેમને ઉંડી સહાનુભૂતિ છે નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રૂટએ આ હ્મલાઓને ભયાનક ગણાવ્યા ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ સ્કો મોરીસને કહ્યું કે ઓસ્ટ્રેલિયાના લોકોને શ્રીલંકાના લોકો સાથે ઉંડી સહાનુભુતી છે એક નિવેદનમાં તેમણે કહયું કે આ મુશ્કેલ સમયમાં તેમની પ્રાર્થનાઓ પ્રભાવિતો સાથે છે ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસીન્ડા એરડર્ને આ હ્મલાઓને વિનાશક ગણાવ્યા

યુરૂસલેમના કેથલિક યર્ચે કહ્યું કે આ વિસ્ફોઃ દુઃખદાયક છે કારણ કે એ ત્યારે થયા યારે ઈસાઈ સમુદાય ઈસારનો તહેવાર મનાવી રહયો હતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતીને પણ શ્રીલંકામાં થયેલા હૂમલાઓની કડક તીકા કરી છે શ્રીલંકામાં પોતાના સમકક્ષને મોકલેલા એક ોલીગ્રામ શોક સંદેશમાં તેમણે કહયું કે આંતરરાષ્ટ્રીય આતંકવાદ વિરૂધ્ધ લડાઈમાં શ્રીલંકા સાથે રશિયા એક ભરોસાપાત્ર સહયોગી રહેશે પોપ ફાંસીસે પણ હ્મલાઓની ્તીકા કરી છે ૈ ને કહયું કે તેઓ આ ખુન ખરાબાથી પ્રભાવિત લોકો માો પ્રાર્થના કરબી રહયાં છે

એક ેવી માં તેમણે કહ્યું કે શ્રીલંકાની મદદ માલે મેરીકા તૈયાર છે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પણ આ બર્બરતાપુર્ણ હુમલાઓની ીીકા કરી છે એક ૈવીૈમાં તેમણે કહ્યું કે દુઃખની આ ક્ષણમાં પાકિસ્તાન પુરી રીતે શ્રીલંકા સાથે છે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ બોમ્બ વિસ્ફોૌ અંગે ઉંડી ચિંતા વ્યકત કરી

ઓસ્ટ્રેલિયાના ચાંસેલર સેબેસ્યીયન કુર્ઝે વી ર પર લખ્યું છે કે વિચલિત કરનારા આ આતંકવાદી હૂમલાઓથી તેઓ ઉંડા સદમાં ને ચિંતામાં છે તુર્કીના રાષ્ટ્રપતિ રીસેપ તેથિપ એરદોગને આ ફમલાને સમગ્ર માનવતા પરનો હ્મલો ગણાવ્યો બહરીન ને કતારે પણ આ હ્મલાઓની નિંદા કરી છે

ોચના રા કીય નેતાઓ ને સ ાર પ્રયારકો ધ્વારા છેલ્લી ઘડી સુધી પ્રયાર કરવામાં આવ્યો હતો ઉત્તર ગુ રાતના પા ણમાં પ્રધાનમંત્રી ને ભા પ નેતા શ્રી નરેન્દ્ર મોદીએ સભા યોજી હતી બાદમાં તેમણે રા સ્થાનના ચિતોડગઢમાં યોથા ને પાંચમાં તબકકાની યું ણી માતે સભા યોજી હતી મહારાષ્ટ્રમાં રોડ શો યોજાયા હતા

આસામમાં ભાલ પના નેતાઓ શ્રી સર્વાનંદ સોનોવાલ હેમંત વિશ્વ શર્મા રણજીત દત્તાએ રેલી યોજી હતી તો કોંગ્રેસના તરૂણ ગોગોઈ ને ન્ય પક્ષના બદરૂદીન મલ તથા પ્રમીલા રાની બ્રહ્માએ પ્રચાર કર્યો હતો પોલીસે ત્રિપુરા પશ્ચિમ બેઠકના આઠ કર્મચારીઓની ધરપકડ કરી છે તેમણે બુથ કબજે કરવાના બનાવો છુપાવ્યા હતા ભા પ પ્રમુખ મીત શાહે આજે સાણંદમાં રોડ શો કર્યો હતો

તેમાં ધ્રાંગધ્રા માણાવદર ઉંઝા ને જામનગર ગ્રામીણનો સમાવેશ થાય છે ઓડીશામાં છ સંસદીય બેઠકો ને વિધાનસભાની યાર બેઠકો માતે પણ યું ણી યોજાઈ રહી છે ભા પ બીજુ નતાદળ સહિતના પક્ષો ધ્વારા ઝંઝાવાતી પ્રચાર કરાયો છે સંવેદનશીલ વિસ્તારોમાં કડક સલામતી વ્યવસ્થા કરવામાં આવી છે રાપ્ય પોલીસ વડાએ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી

ગોવામાં બે બેઠકો ઉપરાંત વિધાનસભાની ત્રણ બેઠકો માલે પણ પે ા ચું ણી યોજાઈ છે

ચિદમ્બરમે કહ્યું છે કે તેમનો પક્ષ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડનું પુનર્ગઠન કરશે

મેચના પ્રથમ ભાગમાં બંને તીમો કોઈ ગોલ કરી શકી ન હતી

આ ગાઉ સેમી ફાઈનલમાં આઠ વારના વિજેતા પંજાબે પાંચ વખતના વિજેતા ગોવાને બે એકથી હરાવીને પંદરમી વાર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો